પ્રાદેશિક સમાચાર જીનુ પરમાર વાંચે છે

ગઈકાલે મન કી બાત કાર્યક્રમમાં તેમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા

પ્રધાનમંત્રીએ વિશ્વના બદલાયેલા સમયમાં ખેતીમાં પણ ઝડપથી આધુનિકતા અપનાવવાનો ખેડૂતોને અનુરોધ કર્યો હતો અને ખેતીની સાથે પશુપાલની જેમ જ મધમાખી પાલન જેવા વ્યવસાય અપનાવીને આવક વધારવાની ભલામણ કરી હતી શ્રી મોદીએ દેશમાં પ્રવાસન ઉદ્યોગના પરંપરાગત પ્રવાસન સ્થળો ઉપરાંત દીવાદાંડી જેવાં સ્થળોને પણ વિકસાવવાના સરકારના આયોજનની માઠીતી આપી હતી તેમણે હાલ દરિયાકિનારાથી દૂર સુરેન્દ્રનગર જીલ્લાના ઝીંઝુવાડા ખાતે આવેલી દીવાદાંડીની પણ યાદ અપાવી હતી પ્રધાનમંત્રીએ રમતગમત સહિત અનેક નવાં નવાં ક્ષેત્રોમાં મહિલાઓએ મેળવેલી સિધ્ધીઓ બદલ અભિનંદન આપીને કહ્યું હતું કે તેનાથી યુવાનોને નવી પ્રેરણા મળશે શ્રી મોદીએ વસંતઋતુમાં આવતાં હોળી ધૂળેટી બીશુ નવરોહ ચૈત્રી નવરાત્રી રામનવમી ઇસ્ટર વગેરેની યાદ આપીને તમામ ધર્મોના દેશના નાગરિકોને અને વિશ્વભરના ખ્રિસ્તી ભાઇઓ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા અને કોવિડની રસી લેવાની સાથે માસ્ક પહેરવાની અને છ ફ્રટનું ભૌતિક અંતર જાળવી રાખવાની ફરીયાદ પણ અપાવી હતી નળ સે જળ રાજ્યના દરેક ઘરને નળથી જળ આપવામાં ગુજરાત દેશના ટોપ સાત રાજ્યોમાં પ્રથમ આવ્યું છે જળ જીવન મિશન અન્વયે ગુજરાત રાજ્યનો બેસ્ટ પરફોર્મર રાજ્ય તરીકે સમાવેશ થયો છે

દેશના જે અન્ય રાજ્યો છે જેમાં ગુજરાત સહિત અરૂણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય મીઝોરમ સિક્કીમ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે કેન્દ્ર સરકાર આ વિશેષ પ્રોત્સાહક અનુદાન જે તે રાજ્યોને ઝડપી કાર્ય પધ્ધતિ નાણાકીય આયોજન અને ફંડના અસરકારક ઉપયોગ તેમજ પાઇપલાઇન નેટવર્કની કાર્ય ક્ષમતાના માપદંડોને આધારે આપે છે

આ આદેશ આગામી પહેલી એપ્રિલથી અન્ય હ્કમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે ગુજરાત હોળી દેશભરમાં ગઈકાલે હોળીનો તહેવાર પરંપરાગત શ્રધ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો રાજ્યમાં ગઈકાલે કોરોના ગાઇડલાઇન મુજબ સોસાયટી તેમજ શેરીઓમાં હોળીના તહેવારની પરંપરાગત ઉજવણીમાં મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવવામાં આવી અને નાગરિકો દ્વારા ધાર્મિક વિધિ કરવામાં આવી હતી હોલિકા દહન દરમ્યાન ભીડ એકઠી ન થાય અને કોવિડ માર્ગદર્શિકાનું યુસ્ત પાલન થાય તેવી તકેદારી રાખવા સરકારે હોળીના આયોજકોને સૂચના આપી હતી વધતાં કોવિડ કેસોને ધ્યાનમાં લઈને હોળી ધૂળેટી પર્વ નિમિત્ત સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિર આજે બંધ રહેશે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને કુલડોલ ઉત્સવના ઓનલાઈન દર્શન કરવા અનુરોધ કરાયો છે ડાકોરના ઠાકોર રાજા રણછોડની બંધ બારણે ફાગણી પૂનમની આરતી બંધબારણે કરાઈ હતી યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે

જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાંળુઓએ હોળીના દર્શન કર ખજૂર ધાણી રાયડા સહિતની ચીજવસ્તુઓ આરોગી હતી

તાપી જિલ્લામાં પ્રતિનિધિના જણાવ્યા અનુસાર તાપી જિલ્લામાં ભક્તિભાવ રીતે અલગ અલગ સ્થળોએ હાલીકા દહન કરાયું પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર પંચમહાલમાં મહાકાળી ધામે સાંજે હોલી પ્રગ્ટ્યા બાદ સમગ્ર હાલોલ પંથકમાં હોળી પ્રગટાવવામાં આવી હતી